આનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ફાયદો થશે એમ પણ શ્રી પટેલે જણાવ્યું હતું

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે બ્રાઉન ફીલ્ડ પોલિસી હેઠળ સરકાર અને સંસ્થાની ભાગીદારી એટલે કે પીપીપી હેઠળ આ કોલેજ શરૂ કરાશે દાહોદ પાલનપુર બાદ બ્રાઉન ફિલ્ડ પોલિસી હેઠળ ત્રીજી મેડિકલ કોલેજને મંજૂરી મળી છે

આ કોલેજનો શરૂઆતનો ખર્ચો સરકાર આપશે બાદમાં તમામ ખર્ચો જે તે સંસ્થા ઉપાડી લેશે

આવતીકાલે યોજાનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધીમાં ભાગ લેવા બાંગ્લાદેશના પ્રમુખ મહંમદ અબ્દુલ હમીદ આજે સાંજે નવી દિલ્હી આવી રહ્યા છે શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સીરીસેના કીર્ગીઝ ગણરાજ્યના પ્રમુખ સુરોનબે ઝીનબેકઅવ અને મ્યાનમારના પ્રમુખ યુ વીન મીન્ટ જેઓએ આવતીકાલે આ શપથવિધી સમારોહમાં હાજરી આપવાનું જણાવ્યું છે મોરેશીયસના પ્રધાનમંત્રી પ્રવીંદકુમાર જુગનાથ નેપાળના પ્રધાનમંત્રી કે

શર્માઓલી ભૂતાનના પ્રધાનમંત્રી ડોકટર લોટે સેરીન અને થાઇલેન્ડ ખાસ દૂત ગ્રીસાડા બુનરાજ પણ આવતીકાલની પ્રધાનમંત્રી શપથવિધીમાં ભાગ લેશે ભારત આ શપથવિધીમાં દિલ્હીમાં ઘણા મહાનુભાવોને આવકારવા તેયાર છે

પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યની તમામ ધાર્મિક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તથા એન

ની મદદથી વધુને વધુ વ્યક્તિઓને યોગ દિવસની ઉજવણીમાં આવરી લેવાનું આયોજન થઇ રહ્યું છે જે અંતર્ગત આજની બેઠકમાં અમલલક્ષી સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી

જે માટે દરેક સમિતિમાં અધિકારીઓને અધ્યક્ષ તથા સભ્યો બનાવી સુચારૂ આયોજન કરાશે આજની આ બેઠકમાં જાહેરસ્થાનની પસંદગી અને સ્થળદીઠ પ્રશિક્ષકોની સંખ્યા નક્કી કરવા ઉપરાંત વિશ્વ યોગ દિનને વધુમાં વધુ કેવી રીતે સફળ બનાવી શકાય તે સહિતના એકશન પ્લાન સાથેની ચર્ચા કરવામાં આવી હતી

કચ્છમાં લખપત નજીક દરિયાઈ બેટ ઉપર ગઈકાલે તણાઈ આવેલા ત્રણ પેકેટ વાસ્તવમાં માદક દ્રવ્ય હોવાનું તપાસમાં ખૂલ્યું છે

અરબી સમુદ્રમાં જખૌ તરફની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે ડ્રગ્ઝ સાથે ઝડપાયેલી પાકિસ્તાની બોટ સાથે આ પેકેટને સંબંધ હોવાનું મનાય છે કોસ્ટ ગાર્ડના જહાજથી બચવા માટે ભાગતી વખતે અલ મદીના બોટમાંથી તેના ટંડેલ દ્વારા ઘણો માલ દરિયામાં ફેંકી દેવાયો હતો જે પૈકી ત્રણ પેકેટ તણાઈને કિનારે આવ્યા હોવાનું તારણ હાલ પોલીસ તંત્રએ કાઢ્યું છે

ગઈકાલે મળેલી પોર્ટ ટ્રસ્ટની બેઠકમાં અપાયેલી જાણકારી અનુસાર આ અંગે એક જ પક્ષકાર હોવાથી તેને કામગીરી સુપરત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે ઓઈલ રિફાઈનરીનો આ પ્રથમ પ્રોજેકટ હશે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના નવા અધ્યક્ષ એસ

આ બેઠકમાં આંબેડકર ભવનના બાંધકામનો મુદ્દો પણ ચર્ચાયો હતો અને એ બાંધકામને પુનઃ શરૂ કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવાયા હતા

ત્રાસવાદ સહિતના ભાંગફોડીયા કૃત્યોમાં વપરાતા વાહન વિશે માહિતી તાત્કાલિક ઉપલબ્ધ બની જાય તેવા આશયથી હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ બેસાડવાનું ફરજિયાત બનાવાયું છે આવી નંબર પ્લેટ બેસાડવાની પ્રક્રિયા એટલી મજબુત હોય છે કે વાહન ઉપરથી તેને હટાવવી કઠીન બને છે હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ બેસાડી આપવાનું કામ તમામ આર

આ ઐતિહાસિક બાઇક રેલીનું પ્રસ્થાન આગામી પાંચમી જૂને વારાણસી ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરાવશે આ વખતની યાત્રાનો ઉદેશ્ય છે નારી ગૌરવ ભારતથી શરૂ કરીને પચ્ચીસથી વધુ દેશનો પ્રવાસ કરીને ત્રણ મહિને લંડનમાં આ બાઇક યાત્રા પૂરી થશે

અમારા સુરતના પ્રતિનિધિ જણાવે છે કે સમગ્ર યાત્રા અંગે ડોક્ટર સારિકા મહેતાએ જણાવ્યું હતું કે વારાણસીથી કાશી વિશ્વાસનાથના દર્શન કરી આ યાત્રાનું પ્રસ્થાન થશે

આમ આ તમામ મુદ્દામાલની કિંમત બાણું હજાર રૂપિયા જેવી આંકવામાં આવી છે દાહોદ એસઓજી પોલીસે આર્મ્સ એક્ટનો ગ્રુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી